દેશભરમાં ઓક્સિજનની જરૂરિયાતની સમીક્ષા કરવા અને પુરવઠો વધારવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવા આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે મળી હતી

શિતલ વૈશ્નવ કામદારો નિયંત્રણ કક્ષ શ્રમ અને રોજગાર મંત્રાલયે કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાના કારણે કામદારોને માહિતગાર કરવા નિયંત્રણ કક્ષ ઉભા કર્યા છે મંત્રાલય માહિતી આપી છે કે કર્મચારીઓ ઈમેઈલ મોબાઈલ અને વોટસએપ દ્વારા આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકે છે

ત્યારે રાજ્ય સરકારે વાહન ચાલકો માટે એક મહત્વની જાહેરાત કરી છે

નો દંડ વસુલી શકાશે નહી

દરેક નાના મોટા વેપારીઓને તેમજ મોટા મોલના વેપારીઓને ત્રણ દિવસ ના બંધમાં જોડવા અપીલ કરી હતી આજથી ભુજમાં માત્ર દાવની દુકાનો સિવાય તમમાં દુકાનો અને બાગ બગીયાઓ ઉપરાંત વોકવે પણ બંધ રાખવાની સહમિત સધાઈ છે

કો વિન પોર્ટલ પર આ અંગેની નોંધણી કરાવી શકાશે એક ટ્વિટમાં આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને લોકોને રસી માટે તૈયાર રહેવા કહ્યું છે

ટી યુ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે